પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિદેશક ડોકટર એસ

સિંહના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જીલ્લાઓની મુલાકાત લેશે અને યુસ્ત કન્ટેન્મેન્ટ સર્વેલન્સ પરિક્ષણ સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝીટીવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાય કરશે કેન્દ્રિય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા રાજસ્થાન મણિપુરમાં પણ ટીમો મોકલી છે

રાજ્યનાં તમામ જિલ્લાઓનાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની મળેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યુડાસમાએ વધુમાં જણાવ્યું છે કે શાળાઓ શરૂ કરવા માટે શાળા સંચાલકોએ સંમતી આપી છે

નિતિન પટેલ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સેવા સદનનું ઇ લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ છે કે રાજ્યની વિવિધ જનહિતકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હંમેશા માટે તત્પર છે શ્રી નીતિન પટેલે ઉમેર્યુ કે પ્રજાકીય સરકારી કામગીરી પ્રજાને ખુબ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તાલુકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યુ છે અંદાજે સાડા દસ કરોડના ખર્ચે નવ નિર્મિત આ સેવા સદન ગરૂડેશ્વર તાલુકાના નાગરિકોને અર્પણ કરતા શ્રી પટેલે ઉમેર્યુ કે ગુજરાતની વિકાસયાત્રા પાછળ ગરૂડેશ્વર તાલુકાનો ખુબ મોટો ફાળો છે રાજ્યમાં પાણીની ઉપલબ્ધી વધી તેના કારણે જ ગુજરાતની વિકાસયાત્રા વધી છે જેના મુળમાં નર્મદામૈયા છે અને તેથી જ ગરૂડેશ્વર તાલુકાનો ફાળો ગુજરાતની વિકાસયાત્રામાં સવિશેષ છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છના તાપમાનમાં ઘટડો થશે અને આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું ફરી વળશે રાજ્યમાં ઉત્તરપૂર્વના પવનો ક્રંકાઇ રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઇ ગઇ છે વહેલી સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે

કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદિપ ઉમરીગરે જણાવ્યું છે કે ભીડભાડવાળા અને ગીય વિસ્તારોમાં વધુ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે

તે ઉદાહરણ સહિત રજુ કર્યુ હતું

ગયા સપ્તાહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નજીકના અન્ય પ્રવાસન સ્થળોની હજારો પ્રવાસીઓ મુલાકાત લીધી હતી અમારા નર્મદા જીલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો પર કોરોનાથી ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓએ સરદાર પટેલની પ્રતિમાને જળમાર્ગે જોવાની મજા માણી હતી